આવતીકાલે સવારે સાત અને પંચાવન મીનીટે તેઓ કેવડીયા જવા રવાના થશે

વિવિધ કાર્યક્રમો અંગે તડામાર તૈયારી ચાલી રહી છે

સાથે સાથે આર્મ ફોર્સિસ પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાશે ગુજરાત પોલીસ દળ એસ આર પી એફ સી આર પી

જેમાં ગુજરાતનું સિદ્દી ધમાલ નૃત્ય જાનૈયા ઢોલ જેમાં ગુજરાતના લોકવાઘ ઢોલની પ્રસ્તુતિ ડાંગી વાદ્યોમાં ડાંગ વિસ્તારના આદિવાસી જાતિના લોકો થકી લોકવાઘો દ્વારા પ્રસ્તુતી ગુજરાતનું રાઠવા નૃત્ય જે આદિવાસી લોકનૃત્ય હોલી અને લગ્ન પ્રસંગે પ્રસ્તુત કરવામાં આવે છે જેમાં મોટા ઢોલ અને વાંસળીનો ઉપયોગ કરી સ્ત્રી અને પુરૂષો પરંપરાગત વેશભૂષામાં નૃત્યની પ્રસ્તુતિ કરે છે જેને યુનેસ્કો દ્વારા હેરીટેજ નૃત્ય પણ જાહેર કરાયું છે વગેરેનો સમાવેશ કરાયો છે

અહીં હરિત ઊર્જા સાથે આખું ટેન્ટ સીટી ઝળહળે તે માટે બસો પચાસ કિલોવોટ સૂર્ય ઊર્જ્ર ઉત્પન્ન કરતી તરતી સૌર પેનલો સ્થાપિત કરવામાં આવશે તથા ધન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન દ્વારા અહીં ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર દ્વારા એઠવાડમાંથી બાયો ફર્ટિલાઇઝર્સ બનાવવામાં આવશે આ ટેન્ટ સીટીને કારણે સ્થાનિક યુવાનોને રોજગારી મળશે જેથી આ વિસ્તારના આર્થિક વિકાસને નવો વેગ મળશે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફટ દ્વારા ડિઝાઇન કરાયેલા યુનિફોર્મમાં ખાસ તાલીમ પામેલા સાંઇઠ ગાઇડ ફરજ બજાવશે જેમાં ચૌદ મહિલાઓ અને છેતાંલીસ યુવાનોને સમાવેશ થાય છે

આ કેમ્પમાંઆયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિષે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવશે આ ઉપરાંત આ યોજના અંતર્ગત લાભાર્થી નું યાદીમાં નામ ઓનલાઈન સીસ્ટમ દ્વારા ચેક કરી આપવામાં આવશે જે લાભાર્થીનું નામ આ યાદીમાં હશે એને ગોલ્ડન હેલ્થકાર્ડ પણ કાઢી આપવામાં આવશે અમારા સંવાદદાતા આર સરવૈયા જણાવે છે કે આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનેઅંતર્ગત તમામ સવાલોના જવાબી આ કેમ્પ દ્વારા પુરા પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છાનારા દરેક વ્યકિતએ પોતાનું રાશનકાર્ડ આધારકાર્ડ પાનકાર્ડ મા કાર્ડ અથવા વાત્સલ્ય કાર્ડ લઇ પ્રધાનમંત્રી આરોગ્ય મિત્ર સમક્ષરજુ કરવાનું રેહશે જેની ખરાઈ કર્યા બાદ લાભાર્થીને ગોલ્ડન કાર્ડ કાઢી આપવામાં આવશે

નગર અધ્યક્ષા લતાબેન સોલંકીની અધ્યક્ષસ્થાને ભુજ નગર સેવા સદનની આજ રોજ મળેલી સામાન્ય સભામાં વિવિધ વિકાસકામોના ઠરાવો કરાયા હતા જેમાં ખાસ કરીને અમૃત યોજના અંતર્ગત સ્મૃતિવન ફરતે ભુજીયા કોટ બ્યુટીફિકેશનના કામના ઠરાવને બહાલી અપાઈ હતી ભુજીયાની ફરતે રીંગરોડ તેમજ રોડ ડીવાઈડરને સુશોભીકરણની કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે